તે હેઠળ પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્રના ડેટ બજારને પેકેજ જાહેર કરાયું છે તે હેઠળ તમામ થાપણોને સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવશે તેમાં બેન્ક સિવાયની નાણાંકીય કંપનીઓ તથા મ્યુચ્યુઅલ ફંડને તથા ગૃહધિરાણ કંપનીઓને આવરી લીધી છે

જોકે આ યોજનાનો લાભ પી એમ

સાડા છ લાખ એકમોને તેનાથી રાહત મળશે

સુશ્રી સિતારમણે સામન્ય કરદાતાઓ માટે પણ કેટલીક રાહતો જાહેર કરી છે

આ બેઠકમાં આ પેકેજના રાજ્યમાં અમલીકરણ માટે વ્યૂહરચના કરવાની દિશામાં પણ ચર્ચા હાથ ધરાઈ હતી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા મંત્રીમંડળના અન્ય મંત્રીઓ સહભાગી થયા હતા

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે આ માહિતી આપી તેમણે જણાવ્યું હતું કે જોખમી વિસ્તારોમાં ચોક્કસ નાકા પર પોલીસ પહેરો બેસાડવાની સાથે સાથે ડ્રોન અને ત્રણ કેમેરાવાળા હાઇડ્રોજન બલૂનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

વિધવા બહેનો તેમજ ગરીબ જરૂરિયાતમંદ લોકોને અંદાજીત દશ હજારથી વધુ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ કામગીરીઓ વચ્ચે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવેલ છે જેમાં શહેરમાં શાકભાજીના ધંધાર્થીઓ અનેગ્રાહકો પરસ્પર કોરોનાના વાહક ન બને તેની તકેદારીના ભાગરૂપે પૈસાની લેવડ દેવડ કરવા માટે બે ડબ્બા ગલ્લારાખવાની સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવેલ છે મ્યુનિ કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે નિષ્ણાતોના કહેવા અનુસાર કોરોના સંક્રમિત વ્યક્તિ જે ચીજ વસ્તુને સ્પર્શ કરે તે ચીજ વસ્તુ સાથે સંપર્કમાં આવવાથી અન્ય લોકોને પણ આ વાયરસ બીમાર પાડી શકે તેવી શક્યતા નકારી શકાય નહી

ભાવનગરમાં સુરતથી હજારો લોકો આવ્યા છે અને હજુ આવી રહયાં છે

મનરેગા યોજના હેઠળ ગામના શ્રમિકોને ગામમાં જ રોજગારી મળી રહી છે

રાજ્યમાં ચોમાસાના આગમન પહેલાનો વાતાવરણનો પલટો ધીરે ધીરે અનુભવાયા લાગ્યો છે તેની અસર હેઠળ ડાંગ નવસારી વલસાડ સુરત ભાવનગર ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદી વાદળો બંધાવા લાગ્યાં છે હવામાન વિભાગ અને નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ચોમાસું બેસવા આડે હજી ઘણો સમય બાકી છે પરંતુ આવતીકાલથી કેટલાંક વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની અને શુક્રવાર સાંજ સુધી છૂટાછવાયાં ઝાપટાં થવાની શક્યતા છે